ગઈકાલે નવી દીલ્હીમાં ઔપચારિક બેઠક દરમ્યાન બંને નેતાઓ ભારત અને ભુતાનની જનતાના લાભાર્થે પરસ્પર સહભાગીતાને ઉદાહરણરૂપ નવી ઉંચાઈએ લઈ જવા સેહમત થયા હતા વિદેશ મંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે બંને નેતાઓએ આ બેઠક દરેય્યાન પરસ્પર હિતનાદ્વિપક્ષી અને પ્રાદેશિક મુદાઓ અંગે લંબાણ પુર્વક ચર્ચા કરી હતી શ્રી મોદીએ ભુતાનના મિત્ર અને નિકટના પાડોશી તરીકે વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવામાં ભુતાન સાથે ભાગીદારી ચાલુ રાખવાનો પુનઃરૂચ્યાર કર્યો હતો શ્રી ટોબ્ગેએ ભુતાનના સામાજિક આર્થિક વિકાસમાં અમુલ્ય ટેકો અને ભાગીદારી માટે ભારત સરકારનો આભાર માન્યો હતો વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બંને નેતાઓએ દ્વિપક્ષી આર્થિક અને જળ વિદ્યુત સહકાર અંગેની સમીક્ષા કરી હતી તેમાં હાલ ભુતાનમાં તૈયાર થઈ રહેલી જળ વિદ્યુત પરીયોજનામાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરાઈ હતી

તેમજ સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો

ફળદુના ફસ્તે કરવામાં આવ્યું ફતું પુસ્તકના વિમોચન બાદ બન્ને મંત્રીઓએ આ પુસ્તકના નિર્માણ બદલ જાગૃતિબેનને અભિનંદન પાઠવ્યા ફતા

જી ગિદવાણી સ્કૂલ ખાતે તે જ દિવસે નોંધણી કરવામાં આવશે

સ્પર્ધા ફિન્દી ગુજરાતી અંગ્રેજી અને સિન્ધી ભાષામાં યોજાશે

વિજયરાજજી સાર્વજનિક લાઇબ્રેરીને ગુજરાત સરકારની ડો બાબાસાહેબ આંબેડકર સ્પર્ધાત્મક સાહિત્ય યોજના હેઠળ રૂા